રફાલ લડાયક વિમાનોનો ચોથો જથ્થો ગઈકાલે ફાન્સથી ભારત પહોંચ્યો છે ઝારખંડમાં ત્રીજી ઐપ્રિલથી શરૂ થનારી રાષ્ટ્રીય જુનિયર મહિલા હોકી ચેમ્પિયનશીપ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

દિલ્ફી હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેમણે લોકોને રસીકરણ માટે આગળ આવવા અને તેને જન આંદોલન તરીકે અપનાવવા તાકીદ કરી છે તેમણે લોકોને રસી અંગે અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી રસીકરણ બાદ પણ કોવિડ વાયરસના સંક્રમણની શંકાને દૂર કરતાં તેમણે કહ્યું કે રસીકરણ વાયરસ સામે રક્ષણ પૂરું પાડે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાને ખૂબ ઓછી કરે છે

નવી દિલ્હી ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ પગલાંથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને રોજગારીના નવા અવસરો પ્રાપ્ત થશે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આ યોજના ભારતીય ઉત્પાદનની બ્રાન્ડ વેલ્યુ મજબૂત બનાવવામાં મદદ કરશે શ્રી ગોયલે એમ પણ ઉમેર્યું કે પી

યોજનાને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં અન્ન પ્રક્રિયા મંત્રાલય દ્વારા વિવિધ ભાગીદારો સાથે વિચાર વિમર્શ કર્યો છે